તેમણે આશ્વાસન આપ્યું છે કે જ્યારે પણ ખાનગીકરણ થશે ત્યારે દરેક કર્મચારીના હિતોનું રક્ષણ કરવામાં આવશે એક પ્રશ્નના જવાબમાં સુશ્રી સિતારમણે કહ્યું કે જે બેંકોનું ખાનગીકરણ થવાની શક્યતા છે તેઓ ખાનગીકરણ બાદ પણ સંસ્થાગત રીતે ચાલુ રહેશે અને કર્મચારીઓના પગાર પેન્શન જેવા બધા હિતોનું રક્ષણ કરાશે સુશ્રી સી તારમણે રાહ્લ ગાંધીએ ખાનગીકરણ અંગે કરેલા નિવેદનને વખોડી કાઢતા જણાવ્યું હતું કે શ્રી ગાંધીએ આ પ્રકારની ટીકા કરવાને બદલે સઘન ચર્ચામાં ભાગ લેવો જોઈએ

રાજ્યસભાએ આજે ખરડાને મંજૂરી આપી દીધી છે

આ મર્યાદા તબીબી ટેકનોલોજી સાથે સુસંગત છે જે ગર્ભાવસ્થાના અદ્યતન તબક્કે ગર્ભને દૂર કરવાની મંજૂરી આપે છે આ બિલનો ઉદ્દેશ ગર્ભ નાબુદ કરવાની પ્રક્રિયાની ગુપ્તતા સુનિશ્ચિત કરવાનો છે અને મહિલાઓની ગોપનીયતાને જાળવે છે

પીએમ ફિનલેન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતે કોવિડ મહામારી દરમિયાન સ્થાનિક સમસ્યાઓની સાથે જ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરી છે ભારત ફિનલેંડ વર્ચ્યુયલ સમિટને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે દોઢસોથી વધુ દેશોને દવા અને અન્ય જરૂરી માલસામાનનો જથ્થો મોકલ્યો છે

બંને દેશો ટેકનોલોજી સંશોધન સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે

શિક્ષણ લોકસભાએ શિક્ષણ મંત્રાલયની અંદાજ્પત્રિત માંગણીઓ પસાર કરી કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું કે શિક્ષણ આ સરકારની પ્રાથમિકતા નથી કારણ કે અનેક શૈક્ષણિક યોજનાઓ માટેની અંદાજ્પત્રિત ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે શિક્ષણની ગુણવત્તાને તેનાથી અસર થશે કોવિડ રોગયાળા દરમિયાન ડિજિટલ શિક્ષણનો મુદ્દો ઉઠાવતાં શ્રી થરૂરે જણાવ્યું કે વર્તમાન સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ ભેદભાવપૂર્ણ છે તેમણે મહત્વની શૈક્ષણિક યોજનાઓ પર વધુ ભંડોળ ફાળવીને ઉભી થયેલી ખોટ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

આરએસ જલશક્તિ કેન્દ્ર સરકાર ઓગસ્ટ મહિનાથી દેશભરના તમામ જિલ્લાઓમાં જળશક્તિ અભિયાનની શરૂઆત કરશે આજે તેમના મંત્રાલયની કામગીરી અંગે રાજ્યસભામાં થયેલી ચર્ચાના જવાબમાં જળ શક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે માહિતી આપી હતી કે વર્તમાન સરકારના શાસન હેઠળ સલામત અને નિયમિત પાણીની સુલભતા પૂરી પાડવામાં શ્રેષ્ઠ કામગીરી થઇ છે

મંત્રીએ વધુમાં કહ્યું પ્રારંભિક અનુદાન તરીકે પાંચ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમણે કહ્યું કે સરકાર વિકાસ સંસ્થાઓને કેટલીક સિક્યોરિટીઝ આપવાની પણ યોજના લાવશે જેના દ્વારા ભંડોળનો ખર્ચ ઘટશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ તુહિન કાંતા પાંડેએ એક ટ્વિટમાં જણાવ્યું કે આજે પ્રથમ દિવસે વેચાણ બિન છૂટક રોકાણકારો માટે ખુલ્લું છે અને રિટેલ રોકાણકારો આવતીકાલે હરાજીમાં ભાગ લઈ શકે છે

સી એલ

આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળની પેટા સમિતિએ સરકારનો બાકીનો હિસ્સો ટાટા જૂથની કંપની પેનાટોન ફિનવેસ્ટ લિમિટેડને વેચવામાં આવશે

સ્વપન દાસગુપ્તા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યાના કારણે સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે શ્રી દાસગુપ્તા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે

રાજ્યસભાના સભાપતિને લખેલા પત્રમાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે ધ્યાન દોર્યું કે શ્રી દાસગુપ્તાએ ઉમેદવારી નોધાવતા પહેલાં ગૃહમાંથી રાજીનામું આપ્યું નથી અને તેઓ કોઈ પાર્ટીમાં જોડાયા નથી કેકેટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટ઼વેન્ટી ટ઼વેન્ટી ક્રિકેટ મેયની શ્રેણીની ત્રીજી મેય આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો